પોલ સહિત તમામ ઉચ્ય અધિકારીઓ હાજર રહ્યા છે

યાત્રામાં સામેલ સુ રેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુ કાના ચિંતન મહેતાએ કહ્યું કે અનેરા ઉત્સાહ ચાલેલી આ યાત્રા જન જનનું અભિયાન અને મન મનનું અભિયાન બની રહી છે

તે મુજબ રાજયની પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે પાંચમી એપ્રિલથી સવારનો સમય કરાયો છે જેથી શાળામાં શૈક્ષણિક કલાક દરમ્યાન ઓનલાઈન શિક્ષણ આપી શકાય પ્રાથમિક શિક્ષણ નિયામકે સવારના સમય માટે આદેશ જાહેર કર્યો છે

તેમના જાણીતા ગઝલ સંગ્રહમાં સાદગી સારાંશ અને સરોવરનો સમાવેશ થયા છે

ખલીલ ધનતેજવીની અનેક ગઝલોકવિતાઓશાયરી હાલે કેટલીય પેઢીને કંઠસ્થ છે

આજે તેમના નિધનથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે

આરતી ભદ્દ રીકવરી રેટ ઘટાડો કચ્છ દેશ અને રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે નવા કેસના પ્રમાણમાં વધારો થવા સાથે સાજા થયેલા દર્દીની સંખ્યામાં ઘટાડો રહેતા સક્રિય કેસમાં વધારાની અસર રીકવરી રેટ પર પડતા દર્દીના સાજા થવાનો દર ઘટ્યો છે

અન્ય તંદુરસ્ત લોકોને પણબપોરે બહાર નીકળવું જ પડે તો માથું ઢાંકેલું અને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા હળવારંગનાં સુ તરાઉ કપડાં પહેરીને અને ઘરેથી ખૂ બ પાણી પીને જ નીકળવાની સલાહ અપાઈ છે રાજયમાં આગામી પાંચ દિવસ હવામાન સુ કુ રહેવાની અને ગરમી હોય તેના કરતાં વધુ હોવાનો અનુ ભવ થવાની શક્યતા છે